દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠનના સ્થાપના દિવસે સાર્ક સચિવાલયને મોકલવામાં આવેલ એક પત્રમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સાથે મળીને કરેલા પ્રયાસોથી સંગઠનની મજબૂતીને બળ મળશે પાકિસ્તાનનું નામ લીધા વિના શ્રી મોદીએ કહ્યું કે સાર્ક દેશોની વચ્ચે વધુ સફયોગના ભારતના પ્રથાસો સામે આતંકવાદ પડકારરૂપ બની રહ્યો છે એવામાં સાર્ક સંગઠનની પૂરી ક્ષમતાના ઉપયોગ માટે પરસ્પરના પ્રયાસ જરૂરી છે શ્રી મોદીએ કહ્યું કે સાર્ક સંગઠને પ્રગતિ કરી છે પરંતુ હજુ ઘણુ બધુ કરવાનું જરૂરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમાં ભાગ લીધો હતો

બાંગ્લાદેશ ભુતાન અને અફધાનિસ્તાનના પણ ઈન્કાર બાદ ઈસ્લામાબાદ શિખર સંમેલન રદ કરવામાં આવ્યું હતું સાર્ક સ્થાપના દિવસ પ્રત્યેક વર્ષે આઠમી ડિસેમ્બરે મનાવવામાં આવે છે આ દિવસે સાર્ક સમૂહની જાહેરાત પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા

આ વિઘેયકનો ઉદ્દેશ્ય ચોક્કસ સમુદાયના સ્થળાંતર કરીને આવેલા ગેરકાયદેસર રીતે રહેતા લોકોને છુટ આપવા હાલના કાયદામાં સુધારણા કરવાનો છે

આ વિધેયકમાં આવા ગેરકાયદેસરરીતે વસતા લોકો સામે થયેલ કાયદેસર કેસ સામે રક્ષણ આપવાની જોગવાઈ છે આ સંશોધન આસામ મેઘાલય મિઝોરમ ત્રિપુરાના જનજાતીય ક્ષેત્રો અને ઈનર લાઈન પરમીટ હેઠળ આવતા ક્ષેત્રો પર લાગુ થશે નહીં ઈનર લાઈન પરમીટ અરૂણાચલ પ્રદેશ નાગાલેન્ડ અને મિઝોરમમાં લાગુ પડે છે આ વિધેયકને ગત લોકસભામાં મંજૂર કરાયું હતું પરંતુ તેને રાજ્યસભામાં રજૂ કરાઈ શક્યું ન હતું ઉત્તર પૂર્વી રાજ્યો આ વિધેયકનો વિરોધ કરી રહ્યા છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ગઈકાલે નવી દિલ્હીમાં વિઘેયક પર તેમની રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી પક્ષ પ્રમુખ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસ આ વિધેયકનો વિરોધ કરશે કારણ કે તે બંધારણ અને દેશની ધર્મ નિરપેક્ષ ભાવનાનું ઉલ્લંઘન કરે છે દરમ્યાન ભાજપે પોતાના સાંસદો માટે વ્હીપ જારી કરી બુધવાર સુધી લોકસભામાં હાજર રહેવા જણાવ્યું છે તૃણમુલ કોંગ્રેસે પણ પોતાના સાંસદોને આજથી ચાર દિવસ સુધી સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યું છે

બંધના એલાનના કારણે જુદા જુદા જિલ્લાઓના વેપારી મથકો અને રસ્તાઓ બંધ છે

ભાજપે જણાવ્યું છે કે રાજ્યના લોકોના હિતને અસર થાય તેવું કંઇ સરકાર કરશે નહીં

શિવાજીનગર અને હુંસુર બેઠક ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહી છે હોસકોટેમાં ભાજપ સાંસદ બચેગૌંડાના પુત્ર શરથ બચેગૌંડા ભાજપના ઉમેદવાર એમ

નાગરાજ વિરૂદ્ધ અપક્ષ ઉમેદવાર તરીકે આગળ છે હુંસુર યશવંતપુર અને કે આર પીટે બેઠક ઉપર રસાકસી યાલી રહી છે પેલ્લાપુર વિજયનગર ગોકાક મહાલક્ષ્મી લેઆઉટ અને ચિકબલ્લાપુરમાં ભાજપ આગળ છે

ભાજપમાંથી રમેશ જરકીહોલી અને કોંગ્રેસમાંથી લાખન જરકીહોલી સામસામે ચૂંટણી લડી રહ્યા છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બરહી અને બોકારોમાં જાહેર સભા સંબોધશે કોંગ્રેસ નેતા રાહ્રલ ગાંધી પણ આજે બડકાગામ અને રાંચીના બીઆઈટી મેસરા મેદાનમાં જાહેર સભા સંબોધશે

આ તમામ પોલીસ કર્મચારીઓએ ગુના નિયંત્રણ અને કાયદાકીય કાર્યવાહી સાથે જોડાયેલી ઘટનાઓમાં કરેલી કામમાં બેદરકારી શિથિલતા અને મનસ્વીતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પીડિતા બુધવારે પોતાના ઘરેથી અદાલત જઈ રહી હતી ત્યારે તેને સળગાવી દેવામાં આવી હતી

બાદમાં નવી દિલ્ફીની સફદરજંગ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું

રાચકોંડાના પોલીસ કમિશનર મહેશ ભાગવતની આગેવાની હેઠળ એસ પી

સી પી

એસ પી

પી

દરમિયાન રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની ટીમ હૈદરાબાદમાં તેની તપાસ ચાલુ રાખશે જયારે સાયબરાબાદ પોલીસ દિશા દુષ્કર્મ હત્યા અને તેને બાળી નાખવા તથા પોલીસ અથડામણમાં ચારેય આરોપીઓની હત્યા બાબતે રાષ્ટ્રીય માનવઅધિકાર પંચને આપવા માટે વિસ્તૃત અહેવાલ તૈયાર કરી રહી છે

તપાસની માંગ કરતી જાહેરહીતની અરજી અંગે બુધવારે સુનાવણી કરવા ઉપર સંમતિ દર્શાવી છે

તેમણે ટ્વીટર પર પ્રશંસકોને પોતાના આરોગ્ય અંગે જાણકારી આપી અને તેમની શુભકામનાઓ માટે આભાર વ્યક્ત કર્યો હતો

મુખ્યમંત્રી શ્રી કમલનાથ પાંચ દિવસીથ રમતોત્સવનો ટી

નગર સ્ટેડિયમમાં પ્રારંભ કરાવશે ઉદ્દઘાટન સમારોહમાં દેશના જુદા જુદા વિસ્તારોમાંથી આદિવાસી લોક કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે

રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાનું સમાપન ટી ટી

કેટલીક હોટલો અને રેસ્ટોરન્ટો કેટલાય સમયથી આનો અભ્યાસ કરી રહી હતી